પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

ડી ક્રાઇમ ગાંધીનગર કક્ષાએ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ડીજીટલ ક્રાંતિ આવતાની સાથે ગુનાહિત પ્રવૃતિમાં પરિવર્તન આવ્યુ છે હાલના સંજોગોમાં ઓનલાઇન નાણાંકીય વ્યવહાર બીલ ભરવા નાણાં ટ્રાંસફર કરવા ઇન્ટરનેટનો બોહળા પ્રમાણમાં ઉપયોગ કરે છે ત્યારે તેની સાથે સાયબર ક્રાઇમ પણ વધી ગયા છે સાઇબર ક્રાઇમના ગુનામાં ટેબલેટ આઇપેડ લેપટોપ વગેરેના માધ્યમથી ઇન્ટરનેટના દ્વારા કોઇપણ નાણાંકીય ઉયાપત પાસવોર્ડ કે અન્ય ડેટાની ચોરી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રાસ પોર્નોગ્રાફી યાઇલ્ડ પોર્નોગ્રાફી આઇડેન્ટીટી થેફ્ટ ઇમેઇલ અથવા વેબસાઇટ હેકિંગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે

તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઇમેઇલ દ્વારા પણ પોતાની સાથે થયેલ નાણાંકીય ઉયાપતની ફરિયાદ કરી શકે છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે વધુ જણાવ્યું છે કે કોવીડની બિમારીથી મૃત્યુ પામનારનો ભારતનો દર સમગ્ર વિશ્વની સરખામણીએ ઘણો ઓછો છે

આરોગ્ય મંત્રાલયે તબીબો આશાવર્કરોએ કરેલી કામગીરી બિરદાવી હતી

પી સ્કીમ નં

પી

મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણ પ્રિલીમીનરી ટી પી

મીટર જમીનો જે તે સત્તામંડળને પ્રાપ્ત થશે થશે તદઅનુસાર રાજકોટની ટી

મીટર અમદાવાદની વસ્ત્રાલ રામોલ ટી

મીટર અને ત્રાગડની ટી

મીટર જમીન આવા આવાસ બાંધકામ માટે મળશે મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી રાજકોટની ટી

મીટર છે

પી

મુખ્યમંત્રીશ્રીએ મંજૂર થયેલી પ્રિલીમીનરી ટી પી ના અમલીકરણમાં વેગ લાવવા સત્તામંડળોને તેમજ ટી

ની કામગીરી ઝડપી બનાવવા ટાઉન પ્લાનીંગ અધિકારીઓને તાકીદ કરી છે

એટલુ જ નહી તમામ ટી સ્ટોલ તથા ખાણીપીણીની લારીઓ અને દુકાનો પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે

અમરેલી શહેરમા શાકભાજી ફળ જેવી અન્ય ચિજવસ્તુનો વેપાર કરનાર ફેરીયાઓને પણ હેલ્થકાર્ડ મેળવી લેવા સુચના આપવામાં આવી છે દરમ્યાન અમરેલીના જાફરાબાદના શિયાળબેટ નજીક આવેલ સવાઈ બેટ ટાપુ પર કોઈને પણ રાત્રી રોકાણ પર જિલ્લા કલેક્ટરે આયુષ ઓકે પ્રતિબંધ મૂકયો છે આ ઉપરાંત અહીં દરગાહમાં આવતા દરેક યાત્રાળુની નોંધ રાખવા તથા સીસીટીવી કેમેરા લગાવવા પણ આદેશ કર્યો છે માર્કેટયાર્ડ બંધ રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવાની વ્યુહરચના રૂપે કેટલાક માર્કેટયાર્ડોએ જાતે જ બંધ પાળવાનો નિર્ણય લીધો છે

ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વેપાર ઉધોગકારો આજથી એક અઠવાડિયા સુધી પોતાની દુકાનોઓફીસો શોરૂમ વગેરે વ્યવસાય સવારે સાડા નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી જ યાલુ રાખશે

દિવાસાના દિવસથી હિન્દુ સંસ્કૃતિ ધાર્મિક તહેવારોની શરૂઆત થાય છે આજના દિવસે શ્રધ્ધાળુઓ વિશિષ્ટ તપ વ્રત જપ આરાધાના અને દાન પૂષ્ય કરશે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે તે પૂર્વેની આ સોમવારની અમાસ વિશેષ મહત્વ ધરાવે છે આજથી દશામાઁ વ્રતની શરૂઆત થાય છે આજથી દસ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં દશામાનું વ્રત કરતી બહેનો માતાજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરશે આજનો દિવસ પિતૃકૃપા મેળવવા માટે પણ ઉત્તમ દિવસ છે અમદાવાદ શહેરમાં આવેલા દેવીપૂજક સમાજના લોકો આજના દિવસે સ્મશાનગૃહમાં જઇને પોતાના પરિવારના મૃતકોને યાદ કરશે આવતી કાલથી પવિત્ર શ્રાવણમાસના પ્રાંરભ સાથે આગામી દિવસોમાં રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશોત્સવનવરાત્રીદશેરા દિવાળી અને અનેક તહેવારો આવશે કોરોનાની સ્થિતીના પગલે આજે સોમવતી અમાસે કરનાળી ગામમાં ભરાતો ત્રિદિવસીય મેળો બંધ રહેશે